ધનબાદ દેવધર ગિરીડીહ્ અને બોકારો જેવા ચાર જિલ્લાઓમાં ફેલાયેલા પંદર મતવિસ્તારોમાં મતદાન થયું જે મતદાર વિસ્તારોમાં મતદાન હતું ત્યાંથી કોઇ અનિચ્છનીય ઘટના બની નથી

સુરક્ષાના કારણોસર આ મતદાન કેન્દ્રો પર બપોરે ત્રણ વાગે મતદાન પૂર્ણ થયું હતું

ભારતીય દંડ સંહિતા તથા પોક્સો કાયદા હેઠળ જાહેર સેવક દ્વારા કિશોરીની જાતીય સતામણી બદલ કસુરવાર ઠરાવ્યા છે જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સહઆરોપી શશીસિંહને આરોપ મુક્ત કર્યા છે અદાલત બુધવારે સજા અંગે આરોપીની રજુઆત સાંભળશે આ ગુના હેઠળ આજીવન કેદ કરી શકાય છે

ગયા ઓગસ્ટમાં તેમને પક્ષમાંથી બરતરફ કરાયા હતા

શ્રી પુરીના જણાવ્યા પ્રમાણે પખવાડિયા અગાઉ સરકારે જાહેરાત કરી છે ત્યારથી ખૂબ સારી પ્રગતિ થઇ રહી છે

મુંબઇમાં મળેલી ઇન્ડિયા ઇકોનોમિક કોન્કલેવમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ આર્થિક મંદી જોવા મળતાં વ્યાજદરમાં ઘટાડા કરવામાં આવી રહ્યા છે રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે આ વર્ષે પાંચ વાર દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે

આજે નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં નાદારી અને દેવાળા બોર્ડના અધ્યક્ષ ડોક્ટર એમ

સાહએ કહ્યું કે નાદારી સંહિતાના અમલથી અર્થતંત્રને વેગ મળશે આ કાયદામાં નિર્ધારીત સમય મર્યાદામાં દબાણ હેઠળની સંપત્તિનો ઉકેલ છે આ પ્રસંગે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડોક્ટર વિવેકદેવ રાચે કહ્યું કે અગાઉ આવી જોગવાઇ નહોતી પરંતુ નવા કાયદામાં કંપનીને બેઠી કરવા માટે જોગવાઇ છે આ કાયદો વધુ યોગ્ય રીતે અમલી બને તો સુધારાની જોગવાઇ છે તેમણે વધુ અસરકારક અમલ માટે કંપની લો ટ્રીબ્યુનલની કામગીરીની સમીક્ષા કરવા અનુરોધ કર્યો છે

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું છે કે આ દિલ્હી પોલીસની સલાહથી કરવામાં આવ્યું છે જામિયા મિલીયા ઇસ્લામિયા પટેલ ચોક ઉદ્યોગ ભવન રેલવે સ્ટેશનો પર દ્રેનો થોભશે નહીં જો કે પ્રવાસીઓ કેન્દ્રિય સચિવાલય સ્ટેશન પર ફેરબદલ કરી શકે છે

મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ

બોબડેએ દેખાવો દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન તથા રમખાણની ઉગ્ર ટીકા કરી અને તેને તાકીદે બંધ કરવા જણાવ્યું એડવોકેટના જૂથે વિદ્યાર્થીઓ પરની કથિત હીંસાની બાબતે સુઓમોટો અરજી લેવા અદાલતને અનુરોધ કર્યો હતો મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત ન્યાયાધીશો બી

ગવાઇ અને સૂર્યકાંતની ખંડપીઠે અરજી દાખલ કરવા જણાવી આવતીકાલે સુનાવણી રાખી છે

ટ્વીટર પરથી મોદીએ કહ્યું કે ચર્ચા વિયારણા અને વિરોધી મત લોકશાહીના ભાગરૂપે આવકાર્ય છે પરંતુ જાહેર સંપત્તિને નુકસાન કરી જાહેર જીવનમાં ખલેલ પહોંચાડવી એ યોગ્ય નથી સંસદનાં બન્ને ગૃહોચે બહ્મતીથી આ કાયદો પસાર કર્યો છે અને સાંસદો તથા મોટી સંખ્યામાં રાજકીય પક્ષોએ તેને ટેકો આપ્યો છે

પત્રકારોને માહિતી આપતાં દિલ્ફી પોલીસના જનસંપર્ક અધિકારી એમ

શ્રી રંધાવાએ કહ્યું કે કોઇ ગોળીબાર કરાયા નથી કે જાનહાની થઇ નથી